પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાજબી ભાવે કોવીડના નમૂનાઓનું પરીક્ષણ રસીકરણ અને સારવાર માત્ર ભારતીયોને જ નહીં પણ સમગ્ર વિશ્વને ઉપબલ્ધ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે

ઃ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઓથોરીટી ઓફ શીપ રીસાયકલીંગ ઓથઓરીટીનું કાર્યાલય શરૂ કરવામાં આવશે ે ગુજરાત પ્રવાસન નીતિને નવી દિશા આપીને ઐતિહાસિક તથા હેરિટેજ અર્થાત વારસાના પ્રવાસનની નવી સંકલ્પના આપી છે

ગઈકાલે કોવીડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ રસી સંશોધનમાં થયેલી પ્રગતિ અને આ અંગેની સર્વગ્રાહી કામગીરીની સમીક્ષા બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે સેરો સર્વે તથા પરિક્ષણનું પ્રમાણ વધારવાના નિર્દેશ આપ્યા હતા પ્રધાનમંત્રીએ કોવીડના રસી ઉપલબ્ધ થતા જ તેના વિતરણની આરોગ્ય મંત્રાલયે કરેલી વ્યવસ્થાની માહિતી મેળવી હતી તથા સૂચનો આપ્યા હતા કોવીડના કારણે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા તથા રસીના સંશોધન માટે પ્રયાસ કરનારા સંશોધકો તથા રસી ઉત્પાદક કંપનીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે રસી સંશોધન અને ઉત્પાદન માટે જરૂરી સહાયની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી શ્રી મોદીએ અત્યારના તબક્કે કોવીડનું સંક્રમણ ન વધે તે હેતુથી તકેદારી રાખવા તથા માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો

અમારા સંવાદદાતા જણાવે છે કે આવતીકાલે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે

મતદાન ત્રીજી નવેમ્બરે યોજાનાર છે જયારે મતોની ગણતરી દસમી નવેમ્બરે થશે નવ લાખથી વધુ મહિલા અને સાડાનવ લાખથી વધુ પુરુષ મતદારો સહીત આશરે અઢાર લાખ એકોતેર હજાર જેટલા મતદારો આઠ બેઠકોની આ પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવી નક્કી કરશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં અમદાવાદ જિલ્લા પ્રભારી તરીકે સેવા આપી રહ્યા છે

કેન્દ્ર સરકાર દ્વારા શિપ રિસાયકલીંગ માટે રાષ્ટ્રીય ઓથોરિટી જાહેર કરાઈ છે એક સર્વોચ્ય સંસ્થા તરીકે ડીજી શિપીંગ શિપ રીસાયકલીંગને લગતી તમામ પ્રવૃત્તિઓનું સંચાલન નિરીક્ષણ અને દેખરેખ માટે અધિકૃત છે ડીજી શિપિંગ શિપ રીસાયકલીંગ ઉદ્યોગના વિકાસની દેખરેખ કરશે જે પર્યાવરણને અનુકૂળ ધીરણો અને શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં કાર્યરત હિસ્સેદારો માટે સલામતી અને આરોગ્યના પગલાંની દેખરેખ રાખશે આ નિર્ણયથી ગુજરાતના અલંગમાં સ્થિત શિપ રીસાયકલીંગ યાર્ડના માલિકોને ફાયદો થશે જેને એશિયાના સૌથી મોટા શિપ બ્રેકીંગ અને શિપ રીસાયકલીંગ ઉદ્યોગ માનવામાં આવે છે ડિરેક્ટર જનરલ શિપિંગ ભારતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના પ્રતિનિધિ છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના તમામ સંમેલનો ડીજી શીપીંગ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે